તેમજ આ બેઠકના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

આ વર્ષે સંમેલનનો વિષય છે સબળ લોકશાહી માટે વિધાયીકા કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શોનો સમન્વય કરવો આ સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે દશેના રાષ્ટ્રપતિ શ્રી સૌ પ્રથમ વખત કોઈ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે હાજર રહેશે આરતી ભક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પુનઃ ભરોસો આપતાં ગઈકાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણની રસી બનાવવા પર કડક દેખરેખ રાખી રહી છે દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની વરચ્યુઅલ બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધે છે એનો અર્થ એ નથી કે વાયરસ નબળો થયો છે અને વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે પણ લોકોએ સજાગ રહે અને તકેદારી રાખીને ટ્રાન્સમીશન પર કાબુ આવે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્કય છે તદુપરાંત શ્રી મોદીએ કોવિડ સામેની લડતમાં પોઝિટીવ રેટને પાંચ ટકાથી નીચે લાવવા પર ભાર મુક્યો છે તેમજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના રણનીતી સંબંધિત પ્રતિભાવોનું લેખિત આદાન પ્રદાન કરવા આહવાન આવ્યું હતું

પેન્શન અને કર્મચારી બાબતોના મંત્રાલયને ઘણા પેન્શનધારક સંગઠનોએ પત્ર દ્વારા રજૂઆત કરી હતી ઉપરાંત વ્યક્તિગત ધોરણે પણ કોરોના મહામારીના સમયમાં ઉમરલાયક વ્યક્તિઓને હયાતીના પ્રમાણપત્ર જમા કરાવવાની મુદત લંબાવવા માટે રજૂઆત કરાઈ હતી મંત્રાલયે જણાવ્યું હતું કે કેગ સાથે સલાહ સુચન પછી પેન્શનધારકોના હયાતીના પ્રમાણપત્ર જમા કરાવવાની મુદત વધારવામાં આવી છે

આરતી ભક્ટ હવામાન કચ્છ જિલ્લામાં હાલ ઠંડીના પ્રમાણમાં ગઈકાલે આંશિક ઘટાઢો થયો હત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ એકાદ અઠવાડિયા પછી ડીસેમ્બર માસના પ્રારંભથી ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે